ડી સી

ખંભાત ખાતે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા જનસુવિધા અને જન સુખાકારીના રૂ

ડી સી ની ઔધ્યોગિક વસાહત વહેલી તકે સ્થાપવાની જાહેરાત કરતાં તેમણે ઉમેર્થું હતું કે તારાપુર અને ખંભાત તાલુકામાં હાથ ધરાયેલ જન વિકાસ ઝુંબેશ રાજ્યના અન્ય તાલુકાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તેમણે કહ્યું હતું કે નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેમને મળવાપાત્ર લાભો સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રસાશનની પ્રતિતિ ભાજપ સરકારે કરાવી છે અને વચેટીયાઓ દલાલોની દુકાનો પર સરકારે ખંભાતી તાળા માર્યા છે વિધવા સહાય યોજનાનું નામ બદલી ગંગા સ્વરૂપા સહાયતા કરવા સાથે વિધવા મહિલાઓનું સન્માન કર્યુ હોવાનું તેમણે ઉમેર્યું હતું

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદા અંગે જનતાને માહિતગાર કરવા આ અભિયાન અન્વયે રાજ્યમાં વિવિધ જિલ્લા કક્ષાએ અને શહેરી કક્ષાએ બુદ્ધિજીવી સંમેલનો અને રેલીઓનું આયોજન થઈ રહ્યું છે

અભિયાન અન્વયે ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા આજે સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા ખાતે સાંજે બુદ્ધિજીવી સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપશે આ ઉપરાંત આ જે કેન્દ્રિયમંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સાંજે બુદ્ધિજીવી સંમેલનમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત શનિવારે પોરબંદર ખાતે અને રાજકોટ જિલ્લાના જસદણ ખાતે રેલીઓ અને પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાશે તેમાં ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહટકર વિશેષ ઉપસ્થિત રહેશે

જેલ મહેસાણા જિલ્લામાં જેલમાં લાંબા સમય સુધી જેલમાં રહેવાની શક્યતા ધરાવતા કેદી આરોપીઓના સ્વાસ્થને ધ્યાનમાં રાખી મા કાર્ડ કાઢવાનો નિર્ણય લેવાનો છે

આ કાર્ડ તેમના માટે જ ઉપયોગ કરી શકશે

વી

પટેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા વિદ્યાર્થી મત સંગ્રહનો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નાગરિકત્વ કાયદાની જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ કાયદા અંગે વિસ્તૃત જાણકારી મેળવી પોતાનો મત આપ્યો હતો આ માટે ખાસ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે રીતે લોકશાહી ઢબે ચૂંટણી યોજાય છે તેવી જ રીતે શાળામાં પોલિંગ બુથ તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી